આ પ્રસંગે સર્વોચ્ય અદાલત તથા રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશો કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

દેશમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતા અને તકનીકી આધારિત સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ તૈયાર થયું છે તેમણે નોંધ્યું કે સંરક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનથી દેશની અંદર શસ્ત્ર પ્રણાલીમાં નવી ટેકનોલોજી વિકસાવવા માટે કોર્પોરિટ મોડેલ્સ બનાવવામાં આવ્યા છે

ડોકટર હર્ષવર્ધને કહ્યું કે આ રસી અનુદાન સહાયતા અને કોન્દ્રાકટ ડોઝના રૂપે મોકલવામાં આવી રહી છે તેમણે કહયું કે બીજી ફેબ્રુઆરી સુધીમાં કુલ પડ લાખ ડોઝ અનુદાન સહાયતાના રૂપે અને એક કરોડ પાંચ લાખ કોન્ટ્રાકટ ડોઝના રૂપે મોકલવામાં આવી છે

બેઠકમાં તમામ દેશોના મંત્રીઓએ વૈશ્વિક રોગયાળા કોવિડ દરમિયાન આ ક્ષેત્રમાં લોકોના મૃત્યુ અને આજીવીકાને થયેલા નુકસાન પર દુઃખ વ્યકત કર્યુ મંત્રીઓએ પર્યટન ક્ષેત્ર પર રોગયાળાની વિપરીત અસરોને પર્યોચી વળવા માટે સાથે મળીને સહયોગ કરવાની જરૂરીયાત પર ભાર મુકયો બેઠક બાદ સંયુકત વકતવ્યમાં મંત્રીઓએ આસિયાન દેશો અને ભારત વચ્ચેની સમજુતી અંતર્ગત પર્યટન ક્ષેત્રમાં સહયોગ મજબુત કરવા અંગે સંમતી વ્યકત કરી

આ હેલીકોપ્ટર્સને ખાસ દરિયાઇ સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે

આ હેલીકોપ્ટરમાં ખાસ એડવાન્સડ સેન્સર્સ મુકવામાં આવ્યા છે જે મુંબઇ આતંકવાદી હુમલા જેવી ભારતીય દરિયાઇ સીમામાં થતી ધુસણખોરીને ઝડપી શકશે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

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે ગઇકાલે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ વાત કરી હાલમાં રોકાણકારોએ માહિતી એકત્રિત કરવા અને મંજૂરી મેળવવા માટે અનેક આઇટી પ્લેટફોર્મ અને વિવિધ કચેરીઓની મુલાકાત લેવી પડે છે આના નિવારણ માટે કેન્દ્રીયકૃત રોકાણ ક્લિયરન્સ સેલની દરખાસ્ત કરવામાં આવી છે સેલને વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે બનાવવામાં આવી રહ્યું છે જેથી ભારતમાં વ્યવસાયિક કામગીરી શરૂ કરવા માટે જરૂરી તમામ કેન્દ્રિય અને રાજ્ય મંજૂરીઓ મળી શકે ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલ એક રાષ્ટ્રીય પોર્ટલ હશે જે હાલના આઇટી પોર્ટલોમાં વિક્ષેપ વિના હાલની ક્લિયરન્સ સિસ્ટમોને એકીકૃત કરે છે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

ત્યારપછી ગયા વર્ષે ઓગષ્ટ માસમાં ઉધમપુર તથા ગંદરબાદ જીલ્લાઓમાં ફોર જી ઇનટરનેટ સેવા શરૂ કરાઇ હતી યુપીએસસી કેન્દ્ર સરકાર ગયા વર્ષે કોવિડના સમયગાળામાં યુપીએસસીની પરીક્ષા આપનાર કેટલાક વિદ્યાર્થીઓને યોકકસ નિયમના આધારે વધુ એકવાર પરીક્ષા આપવા સંમત થઇ છે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 ગયા વર્ષે જે ઉમેદવારોએ યુપીએસસી માટે વ્યકિતગત રીતે મળવાપાત્ર કુલ પ્રથાસો પૈકી છેલ્લો પ્રયાસ તરીકે પરીક્ષા આપી હોય તેમને આ વર્ષે વધુ એક તક મળશે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

કેટલાક વિદ્યાર્થીઓએ કોવિડના કારણે તેઓ યુપીએસસીની તૈયારી પુરતા પ્રમાણમાં કરી શકયા ન હોવાથી વધુ એક તક મળે તેવો આદેશ આપવા વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી હતી રાજયસભા ચર્ચા રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા પૂરી થઈ છે અને સોમવારે જવાબ રજુ થશે ગઇકાલે પણ વિરોધપક્ષ દ્વારા ક્રષિ કાયદા પાછા ખેંચવાની માંગણી યાલુ રહી હતી